નાણામંત્રી આ અંદાજપત્રમાં આર્થિક વૃદ્ધિ દર વધારવાના અને યુવાઓ માટે અધિક અવસર ઉપલબ્ધ બનાવવાના ઉપાયોની જાહેરાત કરી શકે છે

વૈશ્વિક માંડી છતાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ સંતુલિત રહી છે જેના કારણે નાણામંત્રાલયના ઉત્તરદાયિત્વ અને તે પ્રત્યેની અપેક્ષાઓમાં પણ વૃદ્ધિ થઇ છે નાણામંત્રી સીતારમણ બીજી વાર સામાન્ય અંદાજપત્ર રજુ કરશે

ત્યારે જી એસ ટીના દરમાં ઘટાડો થાય તો માંગ વધે તેવું વેપારી વર્ગમાં મનાઈ રહ્યું છે

કલ્પના શાહ્ અગત્યની જાહેરાત આજે તારીખ પહેલી ફેબ્રુઆરીએ લોકસભામાં રજુ થનારા કેન્દ્રીય અંદાજપત્રને આવરી લેતું વિશેષ સમાયાર બુલેટીન આજે સાંજે પાંચ અને પાંચ મીનીટે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થશે અંદાજપત્ર અંગેની અન્ય વિગતો સાંજે છ અને પચ્યીસ મીનીટે સ્થાનિક સમાચારમાં પ્રસારિત થશે

કલ્પના શાહ કોરોના વાઈરસ ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસને પગલે તાજેતરમાં દિનદયાળ બંદરના આરીગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ બંદર અને જીલ્લા તાલુકા આરોગ્ય તંત્ર એ બેઠક યોજીને કોરોના વાયરસના દર્દી આવે તો તકેદારીના શું પગલા લેવા તે અંગેનું આયોજન ઘડી કાઢ્યું હતું

જેમાં પસંદ પામેલા શિક્ષકોની ઉપસ્થિતિમાં કચ્છી બોલી માં સાહિત્ય તૈયાર કરવામાં આવશે અને તેને કચ્છી ગુજરાતીના વિદ્વાનો નિર્ણાયકો તજજ્ઞો દ્વારા પ્રમાણિત કરવામાં આવશે